મુખ્ય ન્યાયાધીશશ્રી રંજન ગોગોઇએ જણાવ્યું કે મધ્યસ્થી માટેની સમિતિ કોઇ આખરી સમાધાન કરી શકી નથી

રાજ્યના ગૃહવિભાગે મળેલી માહીતીના આધારે ત્રાસવાદી હુમલાનો ભય જાતાં આ સલાહ જારી કરી છે આ અગાઉ ચીનાર કોર્પના લેફટનન્ટ જનરલ કે

ધિલોન અને રાજય પોલીસ વડા દિલબાગસિંહે શ્રીનગરમાં પત્રકારોને જણાવ્યું કે લશ્કરે તોયબા અને જૈશે અન્સાર ગઝવાતુલ હિન્દના ત્રાસવાદીઓ વ્રારા પાકિસ્તાની લશ્કરના ટેકાથી ફમલો કરવા અંગેની માહીતી મળી છે સલામતિ દળોએ અમરનાથ યાત્રાના માર્ગ પર તપાસ હાથ ધરી છે અને તેમાં મોટાપાયે દારૂગોળો અને સુરંગ મળી આવી છે દારૂગોળા પર પાકિસ્તાની લશ્કરના ચિન્હો મળી આવ્યા છે

દરમિયાન સલામતિદળોએ જૈશે મહંમદના ટોચના બે ત્રાસવાદીઓ ફયાઝ પોન્ઝુ અને મુના લાહોરીને ઠાર કર્યા છે જૈશના ત્રાસવાદીઓએ આઇઇડીથી હુમલા શરૂ કર્યા છે અને આવા પાંચ હુમલાઓ નિષ્ફળ બનાવ્યા છે

સલામતિદળોએ આવા યુવકોની માતાઓને ત્રાસવાદી પ્રવૃત્તિથી દૂર રાખવા સલાહ આપી છે ઘણા ત્રાસવાદી નેતાઓ માર્યા ગયા છે અને તેમને નાણાં સહાયના માર્ગ બંધ કર્યા છે સલામતિ દળોને ટાંકીને અમારા સંવાદદાતા જણાવે છે કે નિયંત્રણ રેખા પર પાકિસ્તાન લશ્કર દ્વારા ધુસણખોરીના પ્રથત્નો કરવામાં આવી રહ્યા છે અને તેની શ વિરામનો ભંગ કરે છે જા કે ભારતીય સલામતિદળી દ્વારા આ તમામ પ્રયત્નો નિષ્ફળ બનાવવામાં આવ્યા છે

વિદેશમંત્રી એસ જયશંકરે થાઈલેન્ડમાં અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીયો સાથે યર્ચા કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું શ્રી જયશંકર આસીયાન ભારત મંત્રી સ્તરની બેઠક સહિત એકથી વધુ બેઠકોમાં હાજરી આપવા થાઈલેન્ડના બેંગકોક શહેરમાં ગયા છે પૂર્વ એશિથા દેશોના વિદેશમંત્રીઓની શિખર પરિષદની સાથે સાથે શ્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીયો સાથે ચર્ચા વિચારણા કરી હતી

મુખ્ય ન્યાયાધીશશ્રી રંજન ગોગોઇ અને દીપક ગુપ્તાની ખંડપીઠે સોલીસીટર જનરલ તુષાર મહેતાની તપાસ ચાલુ હોવાની રજૂઆત માન્ય રાખી હતી તેમણે કહ્યું કે અકસ્માત કેસની તપાસ ચાલે છે અને તે કાયદા અનુસાર તેને બીજી અદાલતમાં ફેરવી ન શકાય અદાલતે જણાવ્યું કે પીડીતાને દિલ્હીના એઇમ્સમાં સારવાર માટે ખસેડવા અંગે દર્દી ઉપર નિર્ણથ છે એડવોકેટ વી ગીરીએ જણાવ્યું કે તે બેભાન છે અને વેન્ટીલેટર પર છે ત્યારે તોને પરિવાર લખનઉમાં જ સારવાર ઇચ્છે છે ઉલ્લેખનીય છે કે પીડીતાની કારને ટ્રક સાથેના અકસ્માતમાં તેના બે સંબંધી માર્યા ગયા છે અને પીડીતા તથા એડવોકેટને ગંભીર ઇજાઓ થઇ છે

ખાસ ન્યાયાધીશશ્રી અરવિંદકુમારે તેમને ધરપકડ ન કરવા અપાયેલી સૂચના છઠ્ઠી ઓગષ્ટ સુધી લંબાવી છે

આ અગાઉ તે ઇડી સમક્ષ હાજર થયા હતા

અદાલત આ અંગે આવતીકાલે સુનાવણી ક રશે

માનવસંપત્તિ મંંત્રાલયના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય અદાલતના યુકાદા અનુસાર કુલભૂષણ જાદવને કોઇપણ દબાણપૂર્વક મુક્ત રીતે રાજદ્વારી સહાય મળે તે માટે પાકિસ્તાનને જણાવવામાં આવ્યું છે પાકિસ્તાનમાં પ્રતિભાગ્વની રાહ જાવાઇ રહી છે

કાયદામાં માત્ર સંસ્થાનો ઉલ્લેખ હતો પરંતુ વ્યરંક્તનો સમાવેશ થતો નથી આ ઉપરાંત એનઆઇએના મહાનિયામકને સંપત્તિ જપ્ત કરવાના અધિકાર અપાયા છે તથા ઇન્સ્પેકટરકક્ષાના અધિકારી પણ કેસની તપાસ કરી શકે છે ચર્ચામાં ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું કે એનડીએ સરકાર ત્રાસવાદ સામે લડાઇ માટે કટિબદ્ધ છે અને ત્યારે એક જ અવાજે તેનું સમર્થન થવું જાઇએ

આ ઉપરાંત આવકવેરા કાયદામાં સુધારાઓ આઇઆઇએમ કાથદામાં સુધારાઓ પણ મંજૂર કરાયા છે રાજયસભામાં ચર્ચા દરમિયાન કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જૂના કાયદાઓની સમીક્ષા કરવા અને રદ કરવા માટે સમયે સમયે કાર્યવાહી પર ભાર મૂક્યો હતો

વિશ્વામીક્ષી નદીમાં જળસ્તરનો ઘટાડો થયો છે

આજે મોટાભાગના બજારો ખૂલ્યાં છે મુખ્યમંત્રીએ વડોદારમાં પૂર રાહત માટે બે કરોડ રૂપિયાની રોકડ સહાય જાહેર કરી છે દરમિયાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં શક્ય તમામ મદદની ખાતરી આપી છે

ભારતને બે પુરૂષ મુક્કાબાજ અને ચાર મહિલા મુક્કાબાજ સેમીફાઇનલમાં પહોંચતાં છ ચંદ્રકો મળશે તે નક્કી છે